રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાતને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધારવાની નેમ વ્યક્ત કરી છે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે જલારામ ગૌ શાળાની મુલાકાત લઇ હરીધામ ગૌ શાળા ખાતે બિમાર ગાયોની સારવાર માટે તૈયાર થનાર નવીન ગૌ હોસ્પીટલનું ખાતમૂર્ઠત કર્યુ હતું

તેમણે કહ્યું કે ગુજરાતને દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધારવું છે હાલમાં રાજ્યમાં સવા લાખ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે

ગુજરાત પોલીસ ગુજરાત પોલીસને આધુનિક અને સતર્ક બનાવવાના ઉદ્દેશ્યથી પોલીસના શરીર પર બોડીવોર્ન કેમેરા લગાવવામાં આવશે

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસને ત્રીજી આંખ મળી છે દિન પ્રતિદિન ગુજરાત પોલીસ આધુનિક બનતી જઈ રઠી છે રસ્તા પર બનતી ઘટનાઓના ડિટેક્શનના હેતુથી આ કેમેરા લગાવવામાં આવ્યા છે

ગૃહ રાજ્યમંત્રીએ ડેમોન્નેરેદીશન સમયે જણાવ્યું કે ગુજરાત પોલીસમાં આ કેમેરાનો ઉમેરો થવાથી શિસ્ત જળવાશે અને કેમેરામાં રેકોર્ડ થયેલો ડેટા ઉપયોગી બનશે આ કેમેરાને ટૂંક સમયમાં જ ફિલ્ડ પર અમલી બનાવાશે

આ પ્રસંગે પ્રાદેશિક લોક સંપર્ક બ્યુરોના ડાયરેક્ટર સરિતા દલાલ ક્ષેત્રીય પ્રદર્શન અધિકારી સુમનબેન મચ્છર સહિત પી

અમદાવાદ તેમજ પ્રાદેશિક લોક સંપર્ક બ્યુરોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રદર્શનને ખુલ્લું મૂકતા સાંસદ દેવુંસિંહ ચૌહાણે જણાવ્યું કે દાંડીયાત્રાના અમૃત મહોત્સવ પ્રસંગે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે સ્વાતંત્ર્ય વીરોના ચિત્રોનું પ્રદર્શન ખુલ્લું મુકાયું છે પ્રદર્શન નિહાળી નવી પેઢીને ઊર્જા મળશે જ્યારે સરિતાબેન દલાલે આ પ્રદર્શન નિફાળવા આમ પ્રજા આવે અને સ્વતંત્ર વીરોના સંઘર્ષ વિશે જાણકારી મેળવી અન્ય પ્રદર્શનો ક્યાં થવાના છે તેમજ આ પ્રદર્શનનો હેતુ શું છે તે અંગેની જાણકારી આપી હતી

ત્યારે નવાગામ થી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલ ની સાથે કેન્દ્રીય મંત્રી મત્સ્ય ઉદ્યોગ અને ડેરી ઉદ્યોગ ગિરિરાજ સિંહ તેમજ સાંસદ દેવુંસિંહ ચૌહાણ જોડાયા હતા

તેમજ ગાંધીજીની પ્રતિમાને તથા સરદાર પટેલની તસવીરને સુતર ની આટી ચડાવી હતી ત્યારબાદ આ ભૂમિને નમન કરી તેઓએ જણાવ્યું કે મારું મોટું સૌભાગ્ય છે હું સરદાર પટેલ જન્મ ગૃહમાં બેઠો છું

ઇશાન કિશનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો ભારતે ટોસ જીતી પહેલાં ફિલ્ડિંગ પસંદ કરી હતી

આમ આદમી પાર્ટીના વડોદરા મધ્ય ગુજરાતના કાર્યકરોનું વડોદરા ખાતે સંમેલન યોજાયું હતું

આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે સંગઠનને મજબૂત કરવાનું અમારું લક્ય છે પાટણ ખેતી પાટણ જિલ્લામાં નર્મદા કેનાલ યોજનાના પાણીનો લાભ મળવાના કારણે જિલ્લાના સમી હારીજ શંખેશ્વર તેમજ રાધનપુર પંથકના ખેડૂતો માટે ખેતીના વાવેતરમાં ઘણી વધારો થવા પામ્યો છે હારીજ પંથકના ખેડૂતો હવે એરંડાના વાવેતર તરફ વળ્યા છે